પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

જેમાં ટેકનોલોજી અને સોશિયલ મિડિયાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને તેમના ઘરે શિક્ષણ આપતા શિક્ષકોને વિસ્તૃત માર્ગદર્શન અપાયું છે આ માર્ગદર્શિકાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ શિક્ષકોને સકારાત્મક વિચારોવડે ઓનલાઈન શિક્ષણ પદ્વતિના સારામાં સારા પરિણામો મેળવવા પ્રોત્સાહિત કરવાનો છે શ્રી નિશંકે જણાવ્યું હતું કે ઘણા વિદ્યાર્થીઓ પાસે મોબાઈલમાં ઈન્ટરનેટની સુવિધા હોતી નથી

આ માર્ગદર્શિકામાં પાઠ્યપુસ્તકમાંથી વિવિધ વિષયવસ્તુની પસંદગી કરીને તેને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વધુ રસપ્રદ બનાવીને શીખવાડવા ઉપર ભાર મૂકાયો છે આ આઠ અઠવાડિયાની માર્ગદર્શિકામાં કલા વ્યાયામ યોગ વ્યવસાયિક કૌશલ્યની પૂર્વ તૈયારી જેવા વિષયોને પણ આવરી લેવાયા છે

એક દિવસમાં નોંધાયેલા કેસોનો આ સૌથી મોટો આંક છે

કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિની પણ ચર્ચા આ બેઠકમાં હાથ ધરાઈ

મુખ્ય સચિવ અનિલ મુકિમ મુખ્યમંત્રીશ્રીના મુખ્યઅગ્ર સચિવશ્રી કૈલાસનાથન અધિક મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર અને અન્ય વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા છે

ની ફાળવણી કરવાની જાહેરાત કરી હતી ગઇકાલે સુરતમાં એક પત્રકાર પરિષદે સંબોધતા સુ શ્રી રવિએ જણાવ્યુ હતું કે સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દીઓને તેમના ઘરમાં જ સારવાર મળે તે માટે હોમ આઈસોલેશનના કોન્સેપ્ટને પ્રોત્સાહિત કરવામાં આવશે તેમણે કહ્યું દેશભરમાં નવતર પહેલરૂપે સુરતમાં કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે

ગુજરાતમાં લોકડાઉનમાંથી અપાયેલ તબક્કાવાર મુક્તિના રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓ ઉપર સકારાત્મક પરિણામો જોવા મબ્યા છે

જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં વીજવપરાશનું પ્રમાણ ગત વર્ષના આ સમયગાળા જેટલું જ નોંધાયું હતું રાજ્યમાં ઉદ્યોગો દ્વારા ઉપયોગમાં લેવાતા વીજ અને પાણીનાં વપરાશમાં આગામી દિવસોમાં વધારો થવાની સંભાવના છે પોતાના વતન રાજ્યમાં પાછા ફરેલા પરપ્રાંતિય કામદારો હવે વતનમાંથી કાર્યસ્થળે પાછા ફરવાની શરૂઆત થઈ છે

જેમાં અધિક મુખ્ય સચિવ અને નર્મદા નિગમના વહીવટી સંચાલક શ્રી ડોક્ટર રાજીવકુમાર ગુપ્તાએ પાવર પોઇન્ટ પ્રઝેન્ટેશન દ્વારા કચ્છમાં નર્મદા યોજનાના નહેર માળખાના કામોની વિગતો રજૂ કરી હતી તે દરમિયાન મુખ્યમંત્રીએ જિલ્લા ક્લેક્ટરને જમીન સંપાદન અને યુટીલીટી ક્રોસિંગના પ્રશ્નો અંગે ઝડપી નિરાકરણ માટે સૂચના આપી હતદી આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કૈલાસનાથન જળસંપત્તિ વિભાગના સચિવ તેમજ ખાસ સચિવ પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સહિત દેશભરમાં રણતીડનું સંકટ ટાળવા માટે ખેતીવાડી મંત્રાલયની ટીમ સજ્જ છે કેન્દ્ર સરકારના ખેતીવાડી મંત્રાલયના તીડ નિયંત્રણ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ડો

જો કે ગુજરાતમાં હાલ તીડનું સંકટ નથી તેમ છતાં આવા કોઈ સંજોગો સર્જાશે તો કંન્દ્રોલ ટીમને જે સુવિધા જરૂરી હશે તેની વ્યવસ્થા કરાશે

ગિરનાર ન્યુઝ ચેનલ સહિત ઓનલાઇન વિડીયો કોન્ફરન્સના માધ્યમની ઘરઆંગણે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે આ સાથે જ નેટવર્ક વિહોણા અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં ઘરે ઘરે જઈને શિક્ષકો દ્વારા શિક્ષણકાર્ય આપવામાં આવી રહ્યું છે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડૉ

હાલ જુલાઈ મહિનો યાલી રહ્યો છે ત્યારે ડાંગ જિલ્લા નાં ખેડૂતો સફેદ મૂસળી નું બિયારણ ખેતર માં રોપી રહ્યા છે

ડાંગ નાં ખેડત પહેલા ચીલા ચાલુ ખેતી કરતા હતા પરંતુ બાગાયત અને આત્મા પ્રોજેક્ટ દ્વારા ચાલતા સેમિનાર માં ભાગ લેવા થી હવે ખેડૂતો આધુનિક ખેતી કરી બમણી આવક મેળવી રહ્યા છે